પ્રાદેશિક સમાચાર અમિત વાંઝા વાંચે છે

ટકા મતદાન થયું છે

શહેરી વિકાસ સત્તામંડળોમાં સમાવિષ્ટ વિસ્તારોમાં પાણી પુરવઠાની સ્થિતિની સમીક્ષા અને આયોજન અંગેની બેઠક યોજાઇ ગઇ

મુસ્લિમ બિરાદરોના રમજાન માસનો આજથી આરંભ થશે ચાંદ દેખાયાની શરઇ ગવાહી મળ્યા બાદ આ જાહેરાત કરાઇ છે

ગઇકાલે દિલ્હીમાં પત્રકારોની સાથે વાત કરતા નાયબ ચૂંટણી કમીશનર સંદિપ સકસેનાએ જણાવ્યું હતું કે કેટલાક નાના બનાવોને બાદ કરતાં મતદાન એકંદરે શાંતિપૂર્ણ રીતે પુરુ થયું છે

દરમ્યાન ચૂંટણી માટેની આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે

આ રિસાયકલ પાણીનો ઉપયોગ ઉદ્યોગગ્રહોના ઔદ્યોગિક વપરાશ મહાનગરમાં બાગ બગીચા તેમજ મહાનગરોમાં તળાવો ભરવા માટે નર્મદાના પાણી પરની નિર્ભરતા ઘટાડવા અંગે કરવા પણ વિચારણા કરવામાં આવી હતી આ ઉપરાંત નગરોની નદીઓ પુનઃજીવીત કરવા અને ખેડૂત મંડળીઓ દ્વારા ટ્રીટેડ પાણીથી ખેતીવાડી માટે વપરાશમાં લેવાની બાબતે પણ ચર્ચા હાથ ધરાઇ હતી આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલ પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળિયા મુખ્યસચિવ જે

સિંહ સહિત મહાનગરોના મેયરશ્રીઓ કમિશ્નરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ માટે વાલીઓને એસએમએસથી જાણ કરવામાં આવી છે

દરિયામાં સરહદની આંકણીનો ખ્યાલ માત્ર જીપીએસ વડે જ આવતો હોવાથી ઘણી બોટ આપણી સરહદ બહાર નીકળી જતા પાકિસ્તાન મરીન સિક્યોરીટી એજન્સી દ્વારા ઉપાડી જવાતી હોવાનો વધુ એક કિસ્સો નોંધાયો છે

કે તથા અન્ય ખાનગી યુનિવર્સિટી દ્વારા બી

હોર્ટીકલ્ચર અને ક્રૃષિ ઇજનેર ડિપ્લોમા જેવા અભ્યાસક્રમો ચલાવવા માટે રાજય સરકાર દ્વારા કોઇ મંજૂરી આપવામાં આવી નથી ક્રષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના જણાવ્યા મૃજબ રાજ્ય સરકાર દ્વારા આવા કોર્ષ ગુજરાત ક્રષિ યુનિવર્સિટી અધિનિયમની વિરૂદ્વ છે તેથી તાત્કાલિક અસરથી બંધ કરવા જણાવવામાં આવ્યું છે હાઇકોર્ટના ચૂકાદા વિરૂદ્ધ ખાનગી ્યુનિવર્સિટી દ્વારા સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને તેની સુનાવણી બાદ અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો જેથી ખાનગી યુનિવર્સિટિઓમાં ચલાવવામાં આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમોને રાજય સરકાર દ્વારા માન્યતા આપવામાં આવેલ નથી

હવે બે ને બદલે ત્રણ વખત માતાજીની આરતી થશે અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ કૌશિકભાઇ ઠાકરના જણાવ્યા પ્રમાણે સવારની આરતી સાત વાગ્યે જયારે સંધ્યા આરતી પણ સાત વાગ્યે જ થશે પરંતુ વધુ એક આરતી સાડા બાર વાગે થશે બપોરે મંદિર બંધ થવાનો સમય સાડા અગિયાર હતો તે હવે પોણા અગિયાર રહેશે

ગુજરાત ચાંદ કમિટીના પ્રમુખ મુફતી શબ્બીર અહેમદ સિદ્ધિકીએ જણાવ્યું છે કે મુસ્લીમ બિરાદરો આજે રમઝાન માસની વિશેષ નમાજ અદા કરી અને પહેલો રોઝો અદા કરશે એક મહિના માટે રમજાન માસ ચાલશે અને ચાંદ દેખાય તે મુજબ પાંચમી જુને ઈદ ઉજવવામાં આવશે

બ્રહ્મ સમાજના અગ્રણીઓ દ્વારા આજે રાજ્યમાં શોભાયાત્રા મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે

દરમ્યાન રાજ્યના અનેક વિસ્તારોમાં પણ પરશુરામ જયંતની ઉજવણી થનાર છે

રેપીડ ચેસ સ્પર્ધામાં સાત અંકો સાથે જલ્પન ભટ્ટે પ્રથમ કરણ ત્રિવેદીએ સાડા છ અંકો સાથે બીજુ ધ્યાના પટેલે ત્રીજુ અને સાહિલ સમદાણી ચોથુ સ્થાન મેળવ્યું છે એવી જ રીતે બ્લીટ્ઝ ચેસ સ્પર્ધામાં નૈતિક મહેતાએ સાડા સાત અંકો સાથે પ્રથમ પાર્થ પંચાલે સાત અંકો સાથે બીજૂ જોયે ત્રીજૂ મૌલીક રાવલે ચોથુ સ્થાન મેળવ્યું છે બન્ને શ્રેણીના પ્રથમ બે ખેલાડીઓ પંજાબના જાલંઘર ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની ચેસ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે